ટ્વિટ ઉપર પ્રધાનમંત્રી કાર્યાલયનાં જણાવ્યા મુજબ જીનોવા બાયોફાર્મ બાયોલોજીકલ ઈ અને ડોક્ટર રેડીની ત્રણ ટીમના સભ્યો પ્રધાનમંત્રી સાથે સંવાદ કર્યો અગાઉ ગયા શનિવારે પ્રધાનમંત્રીએ પુણેની સિરમ સંસ્થા અમદાવાદની ઝાયડસ બાયોટેક પાર્ક અને હૈદરાબાદની ભારત બાયોટેક એકમની મુલાકાત લઈને ત્રણેય એકમોમાં કોવિડની રસીના નિર્માણ અને વિકાસની પ્રક્રિયાની માહિતી મેળવી હતી

બાયોટેકનોલોજી વિભાગ દ્વારા ભારતમાં કોવીડની રસી માટે થઈ રહેલા સંશોધનો અને રસી વિકાસ કાર્યક્રમ માટે પેકેજની રકમમાંથી અનુદાન અપાશે રસી નિર્માણ પ્રક્રિયામાં પ્રિ ક્લિનીકલથી લઈને ક્લિનીકલ પરિક્ષણ રસીનું ઉત્પાદન તથા રસી વિતરણની વ્યવસ્થા માટે અનુદાનનો ઉપયોગ કરી શાકાશે

આરતી ભદ્દ નવી દિલ્ફી ખાતે ગૃફમંત્રી અમિત શાફ સંરક્ષણ મંત્રી રાજનાથસિંફ અને કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમર સફિત ખેડૂત આંદોલનને અનુલક્ષીને ભાજપ પ્રમુખ જે પી નડાનાં ધરે ઉચકક્ષાની બેઠક યોજવામાં આવી ફતી જેમાં કૃષિમંત્રી નરેન્દ્રસિંફ તોમરે કહ્યું હતે કે કૃષિ આંદોલન વચ્ચે સરકાર ખેડૂતો સાથે વાટાધાતા કરવા તૈયાર છે તેમજ ફષિ સુધારણા કાયદાઓનો એમ એસ પી સાથે કોઈ લેવા દેવા નથી એમ જણાવ્યું હતું પરંતુ કૃષિ કાયદાને લઇ દિલ્ફીની પહોચેલા ખેડ્રતોનાં સંગઠનોએ સરકારની અપીલને નકારી કાઢી હતી અને પેલી ડીસેમ્બર થી વિરોધ પ્રદર્શન કરવાનો નિર્ણય લીધો છે

પહેલો ફ્લાથ ઓવર સિંધુભવન ચાર રસ્તા ખાતે અને બીજો ફ્લાથ ઓવર સાણંદ જંકશન ખાતે બનાવવામાં આવ્યો છે

મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રી શ્રી નિતિનભાઇ આ અવસરે ઉપસ્થિત રહ્યા હતા આવતીકાલથી કરછના બીઆરસી અને સીઆરસી શિક્ષણફાલની પરીસ્થિતિમાં ઓનલાઈન પ્રક્રિયાનાં માધ્યમથી બાળકોને શિક્ષણ અપાઈ રહ્યું છે તે શિક્ષણ પ્રણાલીમાં આવી રફેલા પરિવર્તન થી રૂબરૂ થાય તે માટે વિવિધ તાલીમો યોજાઈ રફી છે

આરતી ભદ્દ સમગ્ર રાજ્ય સહિત કરછમાં પણ આજે દેવ દિવાળી પર્વની આનંદ ઉત્સાફ અને ધાર્મિક પરંપરાગત રિતે ઉજવણીની સાથે દિવાળીનાં મંગળ પર્વોનું પણ પુર્ણાફતી થશે પોરાણિક કથામુજબ કાર્તિકેયએ તારકાસુરનો વધ કરી અસુરો પર વિજય મેળવ્યો ફતો જેથી દેવોએ આજના દિવસે ઉજવણી કરી ફતી જેથી પરંપરા મુજબ કાર્તિક પૂર્ણિમાએ દેવ દિવાળી તરીકે ઉજવવામાં આવે છે

આરતી ભદ્દ ગઈકાલે અંજાર નગરપાલિકાના રાજ્ય સરકારની રોડ રિસર્ફેસીંગ ગ્રાન્ટમાંથીશહેરના વિવિધ પાંચ રોડને સરફેસીંગ તથા આરસીસી પેચવર્કના કામોનુંરાજ્યમંત્રીશ્રી વાસણભાઇ આફિરના વરદ હસ્તે ખાતમુફર્ત કરાયું હતું